ગોધરા શહેર ભાજપ પ્રમુખ મહેશ હરૂમલાણી પણ કોરોના સંક્રમણ ની ઝપટમાં આવતા શહેર ભાજપના કાર્યકરોમાં કોરોના ભયની ચર્ચા થવા પામી છે અહેવાલના પગલે તંત્ર દ્વારા તકેદારીનાં પગલાં લેવામાં આવ્યાં છે

હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે

વિદ્યાર્થીઓને કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડવા તેમજ લખેલા જવાબો શાળામાં પહોંચાડવા અને ચકાસવા અંગે શિક્ષક સંઘો અને શાળાઓ તરફથી મળેલ રજૂઆત સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે દરેક વિદ્યાર્થીને એકમ કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડી શકાય એમ ન હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પહોંચાડી શકાશે

જેમાં વિશેષ સુવિધા એ છે કે દર્દીના બેડના ગાદલા નીચે ડોઝિ સેન્સર જોડવામાં આવ્યું છે જેના આધારે હ્દયના ધબકારા શ્વસન ઓકસિજન લેવલ સહિતની વિગતો મોબાઇલ કે લેપ્ટોપ વડે મોનીટર કરી શકાય છે દર્દીના સ્પદંનો જાણીને તરત જ સારવાર કરી શકાય આ એક ખુબ જ સારી વ્યવસ્થા કોવિડ કેર સેન્ટરમાં ભાવીન દેસાઇ દ્વારા ઊભી કરવામાં આવી છે સુરત શહેરમાં કોરોના સંક્રમિત થતા નાગરિકોને જેમને હોમ કોરોન્ટાઇન કે આઇસોલેશનમાં રાખવાના હોય તે માટે સૂરત શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા આવા સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ સંયાલિત હોમ કવોરોન્ટાઇન અને આઇસોલેશન સેન્ટરને સાંસદ શ્રી દર્શના જરદોષ શહેર મેયર શ્રી જગદીશભાઈ પટેલ નાણાં વિભાગના સચિવ અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી મિલિંદ તોરવણે કમિશનર શ્રી બંછા નિધિ પાની પૂર્વ કમિશનર શ્રી થેંન્નારાશન ની ઉપસ્થિતિમાં કાર્યરત કરવામાં આવ્યું

ગઈકાલે પ્રધાનમંત્રી દ્વારા ઉદ્દઘાટન કરાયેલા નોઈડા મુંબઇ અને કોલકાતામાં ત્રણ ઉચ્ચ ક્ષમતાવાળી પરીક્ષણ સુવિધાઓના સમાવેશ સાથે ભારતની પરીક્ષણ ક્ષમતાને વધુ વેગ મબ્યો છે

જીટીયુ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના એલ્યુમની એસોસીયેશન દ્વારા આત્મનિર્ભર ભારત અને તેમાં એમએસએમઈની ભૂમિકા અંગે એલ્યુમની મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશના પોણા બે લાખથી વધુ વિદ્યાર્થીઓ ડિજીટલી જોડાયા હતાં જીટીયુના કુલપતિ અને જીટીયુ એલ્યુમની એસોસીયેશનના પ્રમુખ પ્રો નવિન શેઠના અધ્યક્ષ સ્થાને આ મીટની ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય વક્તાના સ્થાને ગુજરાત કેમિકલ તથા ફાર્માસ્યૂટીકલ એસોસિયેશનના પ્રમુખ ડો જૈમિન વસાચે ડિજીટલી હાજરી આપી હતી નામી યુવા ટેક્નોક્રેટ્સ અને નેશનલ યૂથ એવોર્ડ વિજેતા શ્રી માધીશ પરીખે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતુ કે પરિસ્થિતીને કારણે દરેક વર્ગ ડિજીટલ થઈ રહ્યો છે ડિજીટલ કોર્સ અને બિઝનેસથી દેશના અર્થતંત્રને પણ ફાયદો થશે તથા કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારતને પણ વેગ મળશે ઈ સ્વાસ્થ ડોટ ઈન સ્ટાર્ટઅપના ફાઉન્ડર શ્રી યશ શાહે દરેક ટેક્નોક્રેટે લોકલ ફોર પીપલ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ માટે કાર્ય કરવા જણાવ્યું હતું પ્રોજેક્ટ્સની નિષ્ફળતાથી હાર ના માનવી અને તેમાં રહેલી સમસ્યા શોધીને તેના સમાધાન બાબતે વિચારવું જોઈએ જ્યારે ડો

ઈ સેક્ટરમાં ટેક્નોક્રેટ્સ માટે વિપુલ પ્રમાણમાં રોજગારની તકો છે જ્યોતિ ગ્રુપ ગીર સોમનાથના વેરાવળ તાલુકાનાં કાજલી ગામના જ્યોતિ ગ્રુપના અગ્રણી ખેગારસિંહ ઝાલાનું અવસાન થતાં તેમની સેવાકીય પ્રવૃત્તિ યાલુ રહે તે માટે તેમના પુત્ર દ્વારા એક ફાઉન્ડેશન બનાવવામાં આવેલ છે

ખેગારસિંહ ઝાલા ફાઉન્ડેશનને ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવ્યું ગરબા આયોજક કોરોનાની અસર આ વર્ષે નવરાત્રી પર પણ પડશે અને આ વર્ષે ખૈલેયાઓ નિરાશ થશે તેવી ચિંતા લોકોને છે તેથી રાજ્યના ગરબા આયોજકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી અને ગરબાનું આયોજન કરવા દેવામાં આવે તે પ્રકારની રજુઆત કરી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમને જણાવ્યુ હતું કે ગરબામાં મોટી સંખ્યમાં લોકો એકત્ર થતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના પાલન કરવું મુશ્કેલ છે માટે ગરબાનું આયોજન કરવા દેવામાં આવી શકે નહી

વરસાદ નવસારી વરસાદ છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનો અનુભવ થયો હતો પરંતુ ગઈ રાત્રે વરસાદ મહેર મૂકીને વરસ્યો છે મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદી માહોલ પેદા થયો હતો

જોકે અત્યાર સુધીમાં કોઈ જાનમાલનાં નુકસાનની માહીતી નથી

ડાંગ જિલ્લાના વઘઇ સહિત ઉપરવાસમાં ગત રાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે અંબિકા નદી મૌસમમાં પ્રથમ વખત જ બન્ને કાંઠે વહેતી થઈ હો અંબિકાનદીમાં નવા નીર આવતા અનેક ચેકડેમો છલકાઈ જવા સાથે વઘઇ નજીક ના ગીરાધોધ નું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પરંતુ ડાંગ પ્રશાસન દ્વારા કોઈને પણ ધોધ પાસે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે વલસાડ જિલ્લામા આજે સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાપી તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે વલસાડ અને પારડી તાલુકામાં સરેરાશ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો ટ્રાઇ ની સ્માર્ટફોન એપ્લીકેશન્સ આજના સમયમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ સામાન્ય વાત બની ચુકી છે આપણા રાજ્યમાં અને દેશમાં સ્માર્ટફોન વપરાશકર્તા સતત વધી રહ્યા છે ત્યારે ટેલીફોન રેગ્યુલેટરી ઓથોરિટિ ઓફ ઇન્ડિયા ટ્રાઇ દ્વારા કાર્યરત વિવિધ એપ્લીકેશન્સ ખૂબ જ ઉપયોગી નિવડી શકે એમ છે

આ પાંચ એપ્લીકેશન ફોન વપરાશકર્તાની અમુક નિશ્ચિત જરૂરીયાત પુરી કરાવા માટે બનાવવામાં આવી છે

આવા કોલ મેસેજીસ સંલગ્ન કરેલી ફરિયાદની વિગત પણ જાણી શકાય છે એપ્લીકેશન માય સ્પીડ માત્ર એક ક્લીક થકી ઇન્ટરનેટની સ્પીડ માપી આપે છે જે તે વિસ્તારમાં ઇન્ટરનેટની સ્પીડ જેમા ડાઉનલોડ અપલોડ સ્પીડ માપી આપમેળે ટ્રાયને તેનો અહેવાલ મોકલી આપે છે